નેશનલ હાઈવ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ બહાર પાડેલા પરિપત્ર મુજબ વાહનચાલકોએ ફાસ્ટટેગ દવારા જ ટોલનાકા પર ટોલ ટેક્ષ ચુકવવો પડશે

ફાસ્ટટેગ લગાવવાથી વાહન ચાલકોને લાંબો લાઈનોમાંથી મૂકિત મળશ અને સમય અને ઈંધણનો બચાવ પણ થશે ફાસ્ટટગ મળવવા ટોલ નાકો પર પણ સૂવિધા ઉપલબ્ધ છે જે માટે વાહનચાલકોએ ઓરિજિનલ ચૂટણી કાડર લાઈટ બીલ અને વાહનની ઓરિજિનલ આરસી બૂક આપવાથી ગણતરીની મિનિટમાં ફાસ્ટટેગ મળી જશે હવેથી ફાસ્ટટેગના હોય તો બમણો ટોલ ચૂકવવો પડશે

આકાશવાણી સાથેની વાતચીતમાં રાજયમાં મુખ્ય રસીકરણ અધિકારી ડો

ત્યારે જિલ્લા ચટણી તંત્ર દવારા ગઈકાલે ફોર્મ ચકાસણી માટેની કામગીરી હાથ ધરાઈ છે જે દરમ્યાન કેટલા ફોર્મ રદ થાય છે તે પર રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે બીજી બાજૂ આજે ઉમેદવારી પત્ર પરત ખેચવાનો અંતિમ દિવસ છે

જેની ગઈકાલે ચકાસણી હાથ ધરવામા આવી હતી

જયારે કુલ પ નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા

ત્યારે કોરોના માગદર્શિકાનું પાલન કરવા રાજય ચુટણો પંચ દવારા સુચના આપવામાં આવી છ

ત્યારે ચાલ્ વર્ષે જીરૂ ઉપરાંત એરંડા ઘઉં ઈસબગુલ રાયડો વરીયાળી ચણા સહિતના પાકોનું અંદાજિત સવા લાખ હેકટરમાં વાવેતર કરાયું છે આ ઉપરાંત હાલ વાગડ વિસ્તારમાં જીરૂં પાકવાની તૈયારીમાં છે ત્યારે ધરતીપુત્રો પાકને કાઢવાની તૈયારી કરી રહયા છે અને આશરે એકાદ મહિનામાં જીરૂનો પાક તૈયાર થઈ વેંચાણ અથે ઉંઝા ની બજારમાં લઈ જઈ શકે છે